કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે સવારે પત્રકારોની સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતો સકારાત્મક રીતે વિચાર કરશે અને તેમનું આંદોલન રદ કરશે

આ પ્રસંગે શ્રી તોમરે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લુ મન ધરાવે છે શ્રી તોમરે કહ્યું કે સરકાર ક્રષિ ઉપજ બજાર સમિતિ વધુ મજબુત બને અને તેની કામગીરી વધે તેવા પ્રથાસ કરશે

તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના આઠ સંભવિત રસીઓના વિકાસ માટે પરિક્ષણના જુદા જુદા તબ્બકામાં છે પ્રધાનમંત્રીએકહ્યું કે રિર્સય વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

ગઇકાલે જીનીવા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ મુજબ જણાવ્યું હતું

સુશ્રી સ્વામીનાથને જણાવ્યું હતું કે કોવેક્સ રસીના આશરે બે અબજ ડોઝ આગામી વર્ષના અંત સુધીમાં મળી રહે તેવી નેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ રાખી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

બુધવારે આ પ્રોજેક્ટનું વીડિયો માધ્યમથી ઉદ્વાટન કર્યું

જગમોહન રેડ્ડીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર સહકારી દૂધ ઉત્પાદકોને યોગ્યકિંમત મળે તેમ ઇચ્છે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ડેરી ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે આંધ્રપ્રદેશ અમુલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે

કેન્દ્રીય સમિતિ તમિલનાડુ અને પુદુચેરીમાં તાજેતરમાં ત્રાટકેલા નિવાર વાવાઝોડાના લીધે થયેલા નુકસાનની જાતમાહિતી મેળવવા કેન્દ્રની આંતર મંત્રાલયની સમિતિ આજે તમિલનાડુની મુલાકાતે જશે

રીઝર્વ બેન્ક ડીજીટલ ભારતીય રીઝર્વ બેન્કે કાર્ડ તથા યુપીઆઈ દ્વારા થતાં ડીજીટલ યૂકવણીની મર્યાદા અત્યારે બે હજાર રૂપિયા છે તે પહેલી જાન્યુઆરીથી વધારીને પાંચ હજાર રૂપિયા સુધી વધારવાની દરખાસ્ત રજૂ કરી છે રીઝર્વ બેન્કે ગઇકાલે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે કાર્ડ અથવા યુપીઆઈ થકી યૂકવણીની મર્યાદા વધારવી કે નહીં તે બાબત વપરાશકારે નક્કી કરવાની રહેશે યાદીમાં જણાવ્યું છે કે સંપર્ક વિનાના કાર્ડ અને યુપીઆઈ થકી થતી નાણાંની યૂકવણી સરળ અને સલામત છે ખાસ કરીને ફાલના કોવિડના સમયગાળામાં આ યૂકવણી સલામત છે

તેમણે ઉદ્યોગોને સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો

સંમેલનમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસની બીજી આવૃત્તિની અધ્યક્ષતા કરતાં શ્રી સિંહએ આ વેબીનારમાં જણાવ્યું કે સરકારે દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રના મહત્વને બરાબર સમજે છે ને સંરક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પણ તે ખાનગી ક્ષેત્રને આવકારે છે